પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરતાં જણાવ્યું કે રાજયો તથા તમામ હિસ્સેદારો સાથે સઘન ચર્ચા બાદ લોકડાઉન વધારવાનો નિર્ણય કરાયો છે

તેમણે ઉમેર્યું કે નવી માર્ગદર્શિકા બનાવતી વખતે ગરીબ અને રોજીંદા કામદારોનું વિશેષ ધ્યાન રખાઇ રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોને અનેક મુશ્કેલીઓ હોવા છતાં દેશ કોરોના સામેની લડાઇમાં મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે અને દેશના લોકો શીસ્તબદ્ધ સૈનિકની જેમ પોતાની ફરજો નીભાવી રહ્યા છે તેમણે કહ્યું કે દેશના લોકોની આ સામૂહીક શક્તિ ડો આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે

ભીમરાવ આંબેડકરને અંજલિ આપી રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડો આંબેડકરની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી અંજલિ આપી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણિયાએ બાબાસાહેબના ફોટાને પુષ્પ અર્પણ કરી ભાવવંદન કરી હતી આજે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

આશુતોષ અંતાણી પાર્સલ સ્પેશીયલ ટ્રેઈન પશ્ચિમ રેલ્વે દ્વારા ભુજ થી દાદર વચ્ચે બન્ને દિશા માં પાર્સલ સ્પેશીયલ ટ્રેન દોડાવવાનું ખાસ આથોજન કરાતા વેપારી આલમ ને ધંધા માં માલ ની ખેંચ પડ્શે નહિ દાદર થી ભુજ

કચ્છ જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે